પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભંડોળ ખેડૂતોને સ્ટાર્ટ અપ શરૂ કરવામાં ધિરાણ સહાય મેળવવામાં તથા પાક તૈયાર થયા બાદના વ્યવસ્થાપન જેવા ગોદામો સમુદાય ખેતી માટેની અસ્કયામતો વગેરે માટે મદદરૂપ થશે તેમણે કહ્યું કે ભારત પાસે કોલ્ડ સ્ટોરેજ પ્રક્રિયાકૃત અન્ન અદ્યતન ગોદામો પોષક આહાર જેવા ક્ષેત્રોમાં કામગીરીની સારી તકો ઉપલબ્ધ છે શ્રી મોદીએ ખાતરનો ઉપયોગ ઘટાડવા તથા જૈવીક ખેતી ઉપર ધ્યાન આપવા અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગુજરાત મધ્યપ્રદેશ તથા કર્ણાટકના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે બનાસકાંઠા જિલ્લાના દાંતા સાબરકાંઠાના ખેડબ્રમ્ફા અરવલ્લીના શામળાજીનર્મદાના ડેડિયાપાડા તથા પંચમહાલના ધોઘંબા તાલુકામાં મોડેલ સ્કુલ કન્યા છાત્રાલય એકલવ્ય નિવાસી શાળા અને રમતગમત સંકુલનું ઇ લોકાર્પણ કર્યું હતુ

મુખ્યમંત્રીએ આ ઉજવણી અન્વયે છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ

તેમણે કહ્યું કે આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ પીવાના પાણીની સગવડ માટેની વિવિધ સિંચાઇ અને ઉદ્વહન સિંયાઇ યોજનાઓ રૂપિયા પ હજાર કરોડના ખર્ચે આપી છે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે ગઈકાલે માર્ગ અને મકાન નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ

આ પ્રસંગે નાયબ મુખ્યનમંત્રીશ્રીએ મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રના આધારે અમારી સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે તેમણે કહ્યું સર્વાગી વિકાસ સાથે પ્રજાની સુવિધા અને સુખાકારી વધારવા અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ચાર માર્ગીય રસ્તાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળશે તે સાથે આ વિસ્તારની વિકાસફ્રય ઝડપી બનશે

પાલનપુર આર ટી ઓ સર્કલ પાસે રૂ

આ ઉપરાંત છાપી અને જગણા રેલ્વે ઓવરબ્રિજ તથા થરાદ અને લાખણી વિશ્રામગૃહનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યુ હતું

સિવિલ હોસ્પિટલ ખાતે સફાઇ કામદારોને સ્વચ્છતા અને સલામતી જળવાય તે વિશેની માહિતી અપાઇ હતી

પી